ડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના કાર્યકરો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ સુધારાના લીધે શ્રમ ક્ષેત્રમાં સ્ત્રી પુ ડુષ સમાનતાને બળ મળશે આ ઉપરાંત ઉદ્યોગ તથા શ્રમિકો સક્ષમ બનતા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સરળતા વધશે તેમણે ઉપસ્થિતો સાથે શ્રમ સુ ધારા તથા તેના પાસાઓ અંગે ચર્ચા કરી હતી આશુ તોષ અંતાણી રાજય વડી અદાલતનો ચુ કાદો ગુજરાતની વડી અદાલતમાં કેટલાક મહત્વના યૂ કાદાઓ અને સુ નાવણીઓ પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં જાણવા મળશે વડી અદાલતની સત્તાવાર વેબસાઇટ પરની માહિતીની લોકોને સરળ ભાષામાં સમજૂતી મળે તે હેતુ થી આ નિર્ણય લેવાયો છે એવી જ રીતે નાગરિકોને સ્પર્શતા મહત્વના યૂ કાદાઓ ગુજરાતીમાં વેબસાઇટ ઉપર મૂ કવાના નિર્ણયનો અમલ ગાંધી જયંતિ બીજી ઓક્ટોબરથી કર વા માં આવ્યો છે

વ્યાસની નિમણુંક કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપી યુ નિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુ ભેચ્છાઓ પાઠવી હતી ગૃહ રાજ્યમંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવા દીર્ધદૃષ્ટિપૂ ર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુ નિવર્સિટીની સ્થા પના કરી હતી

તેમણે જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માએ તેમનું જીવન દેશની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યું હતું અને ઘણા દેશવાસીઓને પ્રેરણા આપી હતી

જીલ્લામથક ભુજ તથા પંડિતજીના જન્મ સ્થળ માંડ્વી ખાતે સદગતની પ્રતિમાને અગ્રણીઓ દ્રારા હારારોપણ કરી પુષ્પાંજલી આપવામાં આવી હતી કચ્છ યુ નિવર્સિટી દ્રારા કચ્છના આંતરાષ્ટ્રીદ્ય ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ વિષય પર રાજ્યના શિક્ષણમંત્રી ભુ પેન્દ્રસિંહ યુ ડાસમલ્લી અધ્યક્ષતામાં સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કર વા માં આવ્યુ હતું આશુ તોષ અંતાણી કચ્છ સાગર સમુ ઘ્ઘિ યોજના કેન્દ્રીય શિપિંગ મંત્રીએ તટીય વિસ્તારની વસાહતો અને દરિયા કાંઠાના વિકાસ માટે કેન્દ્ર સરકારની સાગર સમૃધ્ધિ યોજના હેઠળ લોકોને આત્મનિર્ભર બનાવવા આર્થિક તથા સામાજીક વિકાસ માટે ગુજરાતના દરેક સાસંદો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ વિડીયો કોન્ફરન્સમાં કચ્છ મોરબી વિસ્તારના સાસંદ વિનોદ યાવડાએ શિપિંગ મંત્રીને મુંબઈ માંડવી અને માંડવી ઓખા સૌરાષ્ટ્ર ફેરી સર્વિસ નવલખી કંડલા વચ્ચે બ્રીજ રોડકચ્છમાં મરીન કોલેજમાંડવી ટુરીઝમ ડેવલોપમેન્ટ યુનિર્વસિટી જખૌ મત્સ્યોધોગ વિકાસ કંડલા અને મુંદરા પોર્ટ એગ્રો ઈન્ડ્રસ્ટ્રીઝ વેર હાઉસ કોલ્ડ સ્ટોરેજ એગ્રો પ્રોડક્ટ કલસ્ટરક્રડપાર્ક માટે રજુઆતો કરી હતી